કોરોના કટોકટી સર્જાયા બાદ પ્રધાનમંત્રી આ ત્રીજીવાર રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે ગઈકાલે તેમણે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લાંબી ચર્ચા કરી હતી અને લૉકડાઉન અંગે અભિપ્રાય મેળવ્યા હતા તેમણે લૉકડાઉન ક્રમશઃ ઉઠાવી લીધા બાદની પરિસ્થિતિ સામે કેવી રીતે પાર પાડવું તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો ગુજરાત વડી અદાલતે ધોળકાની વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરી છે

વડી અદાલતે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચૂકાદો જાહેર કર્યો છે

કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ બાબતને વડી અદાલતમાં પડકારી હતી અદાલતે તે સમયના રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકાની ટીકા કરી હતી અદાલતે શ્રી યૂડાસમાને યૂકાદાને પડકારવા માટે મંજુરી આપી છે વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં અટવાયેલા ભારતીયોને લઇને ફિલિપાઇન્સ અને અમેરિકાથી ફ્લાઇટ અમદાવાદ વિમાનમથકે આવી છે

ત્યારબાદ જ તેમને ઘેર પાછા ફરવાની મંજૂરી અપાશે

વિદેશથી પાછા ફરનાર ભારતીયો નિશુલ્ક અથવા પેઇડ સંસ્થાગત કવોરન્ટાઇનમાંથી વિકલ્પ પસંદ કરી શકે છે

આ ઉપરાંત જે લોકો પોતાના ખર્ચે હોટેલ અથવા અન્ય સ્થળે સંસ્થાગત કવોરન્ટાઇન થવા માગતા હોય તો એ અંગેનો વિકલ્પ પણ સરકારે આપ્યો છે ભારત આવતા લોકો પોતાના પસંદગીના જિલ્લામાં સંસ્થાગત કવોરન્ટાઇન થઇ શકે છે આ લોકોને સંબંધીત જિલ્લામાં વિનામૂલ્યે બસ સુવિધા રાજ્ય સરકાર આપશે ભારતીય રેલ્વેએ આજથી તબક્કાવાર રીતે મુસાફર દ્રેનો ફરીથી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે

આ નિર્ણય મુજબ અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દિલ્ફી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થઈ છે

એટલું જ નહિ આવા મુસાફરો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર જવર માટે કન્ફર્મ ઇ ટિકીટને માન્ય રાખવામાં આવશે તેમણે જણાવ્યું કે આ હેતુસર અન્ય કોઇ આધાર દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ

રાજકોટમાં કોરોના થકી આ બીજા દર્દીનું મૃત્યુ થયું છે આ અગાઉ શહેરના એક મહિલા દર્દી મૃત્યુ પામ્યા હતા

શહેરના સાંદીપવાડ વિસ્તારમાં એક બાળક અને એક યુવાન સહિત બે ના પોઝિટિવ કેસ નોંધાયા છે

મહેસાણા જિલ્લામાં આજે બીજા છ નવા કોરોના વાઇરસ પોઝિટિવ આવેલ છે

પોઝિટિવ કેસ પૈકી બે નમૂના ગાંધીનગર અને પાંચ અમદાવાદ ખાતે લેવાયા છે

તેમજ જિલ્લામાં બે લોકોના મત્યુ પણ થયેલ છે

કચ્છના ગ્રામીણ અને શહેરી વિસ્તારનું એક પણ મકાન નળ દ્વારા પીવાનું પાણી મેળવવાથી બાકાત રહે નહિ તેવું મહત્વાકાંક્ષી આયોજન કરાયું છે

કચ્છનો હવાલો સાંભળતા પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઈજનેર અશોક વનરા કહે છે કે આ જિલ્લામાં છ હજાર કિલોમીટર જેટલી પાઈપ લાઈન પથરાયેલી છે જે માળખાનો ઉપયોગ કરી નળ સે જળ યોજના સાકાર કરાશે

અમદાવાદની બી

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતે રાજસ્થાનના લોકોને લેવા માટે કલેક્ટર દ્વારા ઇશ્યુ કરાયેલ પાસ માન્ય રાખવામાં આવતો નથી જેથી મોટી સંખ્યામાં શ્રમિકો રતનપુર બોર્ડર પર અટવાઈ પડે છે

આ અંગે ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર પી એ